પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારો નો આભાર માન્યો છે

ભાવનગર માં અન્ય કોઈ રાજકીય પક્ષ નો એકપણ ઉમેદવાર જીત્યો નથી જયારે વડોદરા તેમજ સુ રત મહાનગર પાલિકામાં પણ ભાજપ આગળ ચાલી રહ્યો છે સુ રતમાં કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી જયારે આમ આદમી પાર્ટીએ અફી રાજકીય પ્રવેશ કર્યો છે કલ્પના શાહ રાષ્ટ્રપતિ આગમન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પર્હોયતા અમદાવાદ ફવાઈમથકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ગાંધીનગર ખાતે આવેલી સેંટ્રલ યુનિર્વર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેવાના છે

કોરોના મહામારીને અનુ લક્ષીને લોકડાઉનના સમયમાં ઓલ ઇન્ઠીયા આર્ટિસ્ટ એન્ડ કાફટ વર્કસ વેલફેર એસોસિયેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે ફસ્ત કલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરતા વ્યકિતઓ અને સંસ્થાઓ પાસેથી આવેદન મંગાવવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ભારતમાંથી દોઢ લાખથી વધુ કારીગરી અને સંસ્થાઓએ ભાગીદારી નોંધાવી હતી

ત્યારે કચ્છ જીલ્લામાં પણ રાજકીય માહોલ ગરમ બન્યો છે છેક છેવાડાના ગામડાઓ સુ ધી પ્રયાર કાર્ય વેગવંતુ બન્યુ છે અને ગ્રામ્યસ્તરે પણ યુંટણી અંગે રાજકીય પક્ષી દ્રારા સભાઓ અને લોકસંપર્ક સહિતના આયોજનો થઈ રહ્યા છે બીજી બાજુ વહીવટીતંત્ર પણ યુંટણી અંગેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યુ છે આ ઉપરાંત ગ્રામ્યસ્તરે મતદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયોસો પણ કરાઈ રહ્યા છે